પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચ છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને સાયબર ગુનાઓ નાથવા માટે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સહિત અમદાવાદ ડિવિઝનના સાત રેલ્વે સ્ટેશનો પર વિનામૂલ્યે વાઇફાઇ સેવાનો પ્રારંભ કરાવ્યો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ કેન્દ્રિય ગૃહમંત્રી

સપ્તાહનો આરંભ થયો તમામ જિલ્લાઓમાં પણ માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન વડોદરા જિલ્લાના પાદરામાં આવેલ એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં આઠ

આજે સવારે શ્રી શાહે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ગુજરાત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા માટે વિશ્વાસ પ્રોજેક્ટ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતિતિ કરાવવા માટે કાયદો વ્યવસ્થાનું સુચારૂ પાલન અત્યંત જરૂરી છે બદલાતા સમયમાં સાયબર ક્રાઇમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભા થયા છે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જરૂરી છે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ ગુના રોકવા પોલીસને મદદરૂપ થશે

વિશ્વાસ પ્રોજેક્ટથી રાજ્યના તમામ જિલ્લાઓ શહેરો સહિત પર્યટન સ્થળોને યુસ્ત સુરક્ષા પુરી પડાશે આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું હતું કે સાઇબર ક્રાઇમને નાથવા માટે સાઇબર એપ આશ્વસ્ત દેશનું પ્રથમ સાઇબર ક્રાઇમ પ્રિવેન્સન યુનિટ બનશે આ યુનિટ કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ આધારિત છેતરપિંડી અને ગુનાઓથી નાગરિકોને માહિતગાર કરશે

દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતેના પશ્ચિમ રેલ્વેના આ સ્ટેશનો ઉપર વાઇ ફાઇ સેવાના શુભારંભ કર્યો છે જેમાં ગાંધીનગર સહિત અમદાવાદ સેન્ટ્રલ જેલ ધર્મનગર ખોડીયાર મોટો આદરજ સાબરમતી રખીયાલ સ્ટેશનોને સમાવેશ થાય છે આ ઉપંરાત સાણંદ ચારોડી રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો સગવડતા માટે બે પ્લેટફોર્મનું વિસ્તરણ પણ શ્રી શાહે કર્યુ આ ઉપરાત તેમણે કલોલચાંદલોડિયા રેલ્વે સ્ટેશન ઉપર પેંસેંજર ઇન્ફોરમેશન સિસ્ટમનું ઉદઘાટન કર્યુ હતુ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સી એમ ડેશ બોર્ડની ગતિવિધિઓ અને તલસ્પર્શી જાણકારી મેળવી હતી

તેમના સંબોધનમાં શ્રી શાહે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણનો ઉપયોગ દેશના વિકાસ માટે તેમજ વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ શોધવા અનુરોધ કર્યો શ્રી શાહે નવા ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી જીટીયુના કુલપતી ડો નવીન શેઠ ઉપસ્થિત રહ્યા હતા

સમ્રગ દેશમાંથી બે હજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ભાગ લેશે પ્રધાનમંત્રી તેઓની સાથે સંવાદ કરી પ્રશ્નોના જવાબ આપશે શ્રી મોદી પરીક્ષાનો તણાવ કેવી રીતે ઓછો થાય તે અંગે યર્યા કરશે

માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન નાગરિકો અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેમાં પોલીસ તબીબો શાળાઓ કોલેજો સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગો વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ

વિશ્વ બેન્ક તેમજ એશિયન ડેવલપમન્ટ બેન્ક જેવી સંસ્થાઓ જોડાશે રાજ્યમાં પણ તમામ જિલ્લાઓમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે

ને એવોર્ડ તેમજ વિવિધ પ્રચાર પ્રસાર માધ્યમો સાથે સંવાદ યોજવામાં આવશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજ્યનાં જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં હાલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યાલી રહ્યો છ ગિરીમથક સાપુતારા ખાતે આજે રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસમંત્રી રમણલાલ પાટકરે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને ખુલ્લો મૂક્વો હતો

દરમ્યાન આજે કચ્છના ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો પતંગબાજોએ અવનવી આકર્ષક અને રંગબેરંગી પતંગોથી આકાશને રંગીન કર્યું હતું

દેશ વિદેશના પતંગબાજો અવનવા પતંગો સાથે આકાશને રંગબેરંગી કરશે વિશેષ ટ્રેન નિયમિત ટ્રેનોનો ઘસારો ઓછો કરવા અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ બાંદ્રરાથી અમદાવાદ સ્ટેશનો વચ્ચે સુપરફાસ્ટ ટ્રેનો દોડાવાશે

આ ટ્રેન જતા આવતા બન્ને વખતે બોરીવલીવાપીસુરતભરુચ અને વડોદરા સ્ટેશન પર રોકાશે

આ કાર્યક્રમમાં ભારત સહિત પાંચ દેશોના કલાકારો ભાગ લીધો હતો